તેમણે કહ્યું કે દેશમાં અત્યારી મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરિક્ષણના જુદા જુદા તબ્બકામાં છે શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે રિર્સય વૈજ્ઞાનિકોની રસીની મંજૂરી બ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે દેશમાં મોટા યાયા પર સમન્વય લોકો માટે રસીકરણનો કાર્યક્રમ તૈયાર છે અને રસીના સંગ્રહ માટે ગોડાઉનો અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને અને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે

રાજય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરના ભલામણ કે પ્રિસ્કીપ્શનની જરૂરીયાત રહેશે નહી

અબડાસાઅંજાર લખપત અને નખત્રાણામાં એક એક કેસ નોંધાયા છે